ઘેદીયુરપ્પાએ રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે

વેદીયુરપ્પાએ રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે

રમેશકુમારે શ્રી યેદીયુરપ્પાએ વિશ્વાસનો મત મેળવ્યો હોવાની જાહેરાત કરી હતી આ વિજય બાદ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ અનુદાનની માંગણી અંગેના એપ્રોપ્રીએશન બીલને ગૃહ્માં રજુ કર્યું હતું શ્રી યેદીયુરપ્પાએ જણાવ્યું છે કે તેઓ ક્ષમાના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવતા હોવાથી તેઓ રાજકીય બદલાની ભાવનાનું રાજકારણ રમશે નહીં તેમણે કહ્યું કે રાજ્યમાં વહીવટી વ્યવસ્થાને ફરીથી પાટે ચઢાવવાને તેઓ ટોચની અગ્રતા આપશે કોંગ્રેસના નેતા સિદ્વરમૈયાએ યેદીયુરપ્પા સરકાર ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કરીને વિશ્વાસના મતની દરખાસ્તનો વિરોધ કર્યો હતો

આજે વિશ્વ વાઘ દિવસ નિમિત્તે નવી દિલ્ફીમાં યોજાયેલા કાર્યક્રમમાં વાઘ અંગેના અહેવાલનું વિમોચન કરતાં પ્રધાનમંત્રીએ વાઘને સલામત રાખવા શક્ય તમામ પગલા લેવાની તેમની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી છે તેમણે કહ્યું કે વાઘની વસ્તી ગણતરીના આંકડાઓ દરેક ભારતીય અને પ્રકૃતિ પ્રેમીને આનંદ પમાડે તેવા છે

શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વન વિસ્તાર અને સંરક્ષીત વિસ્તારોમાં વધારો થયો છે એ બાબત સંકલ્પ સે સિદ્ધીનું આદર્શ ઉદાહરણ ગણાવી શકાય તેમણે કહ્યું કે ભારત સરકાર દરેક નાગરિકને આવાસની સુવિધા આપવાની સાથે સાથે પશુઓ માટે ગુણવત્તા યુક્ત નિવાસસ્થાન આપશે

વાઘના જતન તથા તેમના નિવાસસ્થાન એવા વનોના રક્ષણ અંગે લોકજાગૃતિ કેળવવા માટે આજના દિવસે વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેંચે મુંબઈની વડી અદાલતના યુકાદાને પડકારતી પાંચ અરજીઓની સુનાવણી હાથ ધરવાની સંમતિ આપી છે

અરજીમાં વિજય માલ્યાએ જણાવ્યું છે કે અનિયમિતતાના આભાર નિહારીકા રવિયા આરોપવાળી કિંગફિશર એરલાઈન્સની સંપત્તિ સિવાયની અન્ય સંપત્તિઓને જપ્ત કરવામાં ન આવે

યાલુ વર્ષની પાંચમી જાન્યુઆરીએ કાળા નાણાં રોકથામ નિવારણની દિલ્ઠી ખાતેની ખાસ અદાલતે માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા બાદ માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

લંડનમાં તેની ઉપર પ્રત્યાર્પણનો પણ કેસ યાલી રહ્યો છે

કોન્ટા વિસ્તારના જંગલોમાં માઓવાદીઓ છપાયા હોવાની માહિતી મળ્યા પછી જિલ્લા અનામત દળના જવાનોએ સંબંધીત વિસ્તારમાં શોધ અભિયાન શરૂ કર્યું હતું માઓવાદીઓ અને સલામતી દળો વય્યે એક કલાકથી વધુ સમય સુધી સામસામા ગોળીબારો થયા હતા અથડામણના સ્થળેથી બે માઓવાદીઓના મતદેહ ઉપરાંત શમંો અને ગ્રેનેડ લોન્ચરો મળી આવ્યા છે

જયપાલ રેડ્ડીના અંતિમ સંસ્કાર આજે હૈદરાબાદમાં પૂરા રાજકીય સન્માન સાથે કરાશે સદગતની અંતિમ યાત્રા તેમના જ્યુબિલીહિલ્સ ખાતેના નિવાસ સ્થાનેથી શરૂ થઈ છે તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે લઈ જઈને લોકદર્શનાર્થે મુકાશે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરીકો અને રાજકીય અગ્રણીઓ જાડાયા છે

જાહરીની સરહદ સલામતી દળ બી એસ એફ ના હવે પછીના મહાનિદેશક તરીકે નિમણુક કરવામાં આવી

જાહરી હાલ રોમાં ખાસ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે

એફ ના હાલના મહાનિદેશક રજનીકાંત મિશ્રા પાસેથી પદનો કાર્યભાર સંભાળશે

સલામતી દળોએ છ કલાક સુધી લડત બાદ એક મકાનમાં છુપાયેલા બંદૂકધારી હ્મલાખોરોને ઠાર કર્યા હતા આ બનાવ બાદ સલામતી દળોએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને ગુપ્તયર વિભાગના ભૂતપૂર્વ વડા અમરૂલ્લાહ સાલેહને સલામત સ્થળે ખસેડ્યા હતા

થુની આગેવાની હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિભિધિમંડળે ગઈકાલે બાંગ્લાદેશના કોકસ બજારમાં આવેલી રોહિંગ્યા શિબિરોની મુલાકાત કરી હતી અને તેઓને પાછા મ્યાનમાર મોકલવાની તૈયારીઓ અંગે જણાવ્યું હતું પ્રતિનિધિમંડળે હિંદુ અને ખ્રિસ્તી સહિતના રોહિંગ્યા જૂથોને મ્યાનમાર પાછા જવા માટે સમજાવ્યા હતા આ અંગે તેમણે અધિકારીઓ સાથે પણ વાતયીત કરી હતી બાંગ્લાદેશના શરણાર્થી કમિશનર મોહમ્મદ અબ્દુલ કલામે જણાવ્યું હતું કે વાટાઘાટો હકારાત્મક રહી હતી પરંતુ રોહિંગ્યાઓના પ્રતિનિધિ મ્યાનમારના રાખીન પ્રાંતમાં પાછા ફરવાની પૂર્વશરત રૂપે નાગરિકતા અને સુરક્ષા ઈચ્છે છે ગત વર્ષ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં મ્યાનમાર સરકારે રોહિંગ્યાઓને પાછા લાવવા માટે બીજીવાર પ્રતિનિધિમંડળ મોકલ્યું છે

પોલીસે હ્મલાખોર બંદ્રકધારીને ઠાર કર્યો હતો

તેમણે જણાવ્યું હતું કે તેમનો ઈરાદો અધ્યક્ષને દુઃખ પહોંચાડવાનો ન હોતો તેમ છતાં જા તેમને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માંગુ છું લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે ગૃહ બધાનું છે અને બધાનાં સહકારથી તે યાલે છે તેમણે બધા સભ્યોને સંસદની ગરિમાને હાનિ પહોંચાડતા શબ્દોનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું